દવાઓના સંશોધનમાં પણ આપણો યુવા વર્ગ અગ્રેસર રહ્યો છે પહેલાં ભારતીય થયેલ દવાને પેટન્ટ મેળવતા ત્રણ ય ાર વર્ષ લાગતા હતાજે આજે દોઢ વર્ષમાં જ મળી જાય છે દેશની એક હજાર જેટલી રીસર્ચને પેટન્ટ મળી યૂકી છે

રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થાય તેવું અનુમાન છે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિતના દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લાના કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્વત્ર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો જ્યારે પાટણ મહેસાણા વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના અહેવાલ છે સૌરાષ્ટ્રના જૂનાગઢ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે

વલસાડ તાલુકામાં ગઈકાલે દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં પણ અવિરત વરસાદના પગલે એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો ભાવનગર શહેરમાં આજે સવારે ભારે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અમરેલી જિલ્લામાં પણ ગઈકાલ સવારથી વરસાદી માહોલ જામ્યો છે

તેમજ લાસા ગામમાં ભારે વરસાદથી રાવલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું છે

ખાંભા તેમજ ગીર પંથકના પીપળવા નાનુડી તાતણીયા લાસા ધવાડીયા ગીદરડી ભાણીયા નાનાવિસાવદર નાનીધારી વાંકીયા ડેડાણ ત્રાકુડા ખાંડાધાર વગેરે ગામોમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા ડેડાણ ગામે ત્રણ કાયા મકાન ધરાશાયી થયા છે

રાજકોટ જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો

અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે

જિલ્લાના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા અથવા પૂર્ણ રીતે ભરાયા છે દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં અમરેલી જૂનાગઢ ગીર પોરબંદર સહિત મોટાભાગના ડેમોમાં પાણીનો આવરો વધ્યો છે તો કેટલાંક ડેમો ઓવરફ્લો થયા છે

આગામી વર્ષોમાં ભારત રમત ગમત ક્ષેત્રે સુપર પાવર બનશે ગુજરાતે રમત ગમત માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે શ્રી રિજીજ્જએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યો સાથે સલાહ સૂચન કર્યા પછી નજીકના ભવિષ્યમાં નવી રમત ગમત નીતિ અમલી બનાવશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રધાનમંત્રીએ કરેલા ફીટ ઇતેન્ડયાના સંકલ્પમાં અગ્રેસર રહેશે

આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમત વીરોને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાયા હતા

ઇસરો એક અગત્ય ની ઘટના સ્વરૂપેયન્દ્રયાન ના ઓરબીટર દ્વારા લેંડર વિક્રમ ને શોધી કઢાંયુ છે બે દિવસ માં જ ઓર્બિટરે થર્મલ ઈમેજિંગ થી તેનેશોધ્યું હોવાનું ઇસરો ના વડા ડોક્ટર કે સીવાને જણાવ્યુ છે એએનઆઇ સમાચાર સંસ્થા સાથે ની વાતયીત માં તેમણેકહ્યું કે વિક્રમ લેંડર નું ચોક્કસ સ્થળ મળ્યું છે અને તેની થર્મલ ઇમેજ મળીછે

ડોક્ટર સીવાને કહ્યું કે ઇસરો દ્વારાસંપર્ક જાળવવા પ્રયત્ન થઈ રહ્યો છે

તેમાં આધુનિક કેમેરા તથા માપન સાધનો પણ છે

એટ્લે તે ચંદ્ર ની સપાટી નું માપન અનેફોટોગ્રાફી કરી શકશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપ સાથે જાડાઈને તબીબો સ્વસ્થ સમાજના નિર્માણ તથા ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અંબાજી મંદિર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પ્રસિદ્ધ તીર્થ ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નો પ્રારંભ કરાયો અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનું ઉદઘાટન કર્યું જેમાં અંબાજી માતા ના દર્શન વિશ્વ ભરના માં ભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર લાઈવ વેબ કાસ્ટીંગનો પણ શુભારંભ કરાવ્યો તેમજ અંબાજી દર્શને આવનારા યાત્રિકો ને અંબાજી ની માહિતી મળી રહે તે માટે ઓટો મેટેડ એસ એમ એસ હેલપલાઇન સિસ્ટમનો સમાવેશ થાય છે

આ સ્પર્ધા આણંદ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા યોજવામાં આવી હતી

એમ પટેલ બેડમિન્ટન હોલ ખાતે રમાયેલી ચાર ફાઇનલમાંથી ભાવનગરે બે શિર્ષક જીતી લીધા છે રૂત્વા ઉપરાંત રીયા જયસ્વાલે કેડેટ ગર્લ્સનો ખિતાબ જીત્યો હતો હિમાંશ દહિયાએ કેડેટ બોયઝની ટ્રોફી જીતી હતી